લોકસભામાં પ્રશ્ન કલાક દરમિયાન કાશ્મીરમાં અટકાયતમાં લેવાયેલ નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાને મુક્ત કરવાની માગણી સાથે વિપક્ષોએ સૂત્રોચ્યારો કર્યા હતા વિપક્ષના સાંસદો જમ્મુ અને કાશ્મીરમાં સ્થિરતા નહીં હોવાના આક્ષેપ સાથે સૂત્રોચ્યાર કરી રહ્યા હતા ગૃહની બેઠક મળતાં જ બિહારના સમસતીપુર સંસદીય મતવિસ્તારના પ્રિન્સરાજ મધ્યપ્રદેશના શાહૃદોલના હિમાક્રીસિંહ સાતારાના શ્રીનિવાસ દાદાસાહેબ પાટીલ અને તમિલનાડુના વેલ્લોરના ડી એમ કથીર આનંદે લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે નાગરીકને અધિકાર સંપન્ન બનાવવા તથા દેશના વિકાસ માટે સાંસદો ગૃહમાં રચનાત્મક ચર્ચા કરશે અગાઉ સર્વપક્ષીય બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે સરકાર ગૃહમાં બધા જ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા તૈયાર છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે બધા જ સાંસદોના સમર્થન અને સક્રીય સહભાગીતાને કારણે સંસદનું છેલ્લું સત્ર નોંધપાત્ર બન્યું છે તેમણે ગૃહમાં ગુણવત્તા યુક્ત ચર્ચા થાય તે ઉપર ભાર મૂક્યો હતો તેમણે દરેક સાંસદને ગૃહની ચર્ચાને વધુ સમૃદ્ધ બનાવવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો

શિયાળુ સત્રના આરંભ પહેલા પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી ચૌધરીએ કહ્યું કે આજ બાબત લોકશાહી વ્યવસ્થાના કેન્દ્રમાં રહેલી છે

તાજેતરમાં અવસાન પામેલા ગૃહના હાલના અને ભૂતપૂર્વ સભ્યો અરૂણ જેટલી રામ જેઠમલાણી પૂર્વ સાંસદ ડો જગન્નાથ મિશ્રા ગૂરૂદાસ દાસગુપ્તા અને સુખદેવસિંગ લિબ્રાને શ્રદ્ધાંજલી આપ્યા બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી આ પ્રસંગે રાજયસભાના સભાપતિ એમ વેકૈયા નાયડુએ જણાવ્યું હતું કે શ્રી જેટલીના નિધન સાથે દેશે એક ઉત્તમ સંસદસભ્ય અને વકતા ગુમાવ્યા છે તેમણે રામજેઠમલાણી ગૂરુદાસ ગુપ્તા અને જગન્નાથ મિશ્રાના યોગદાનને પણ યાદ કર્યું હતું વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે નબી આઝાદે પણ દિવંગત નેતાઓના યોગદાનને યાદ કર્યું હતું

આજની બેઠકમાં શ્રી પવાર અને અન્ય અગ્રણીઓ મહારાષ્ટ્રમાં સરકારની રયના અંગે વિવિધ શક્યતાઓ ચકાસશે

બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં પક્ષ પ્રવકતા નવાબ મલીકે જણાવ્યું હતું કે કોંગ્રેસના અગ્રણીઓ સાથે વાતચીત કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શ્રી એસ

બોબડેને શપથ લેવડાવ્યા

બોબડે ગઈકાલે નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના અનુગામી બન્યા છે આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ ગૃહમંત્રી અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા એલ

અડવાણી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા શ્રી એસ

અયોધ્યા જમીન વિવાદ કેસમાં ઐતિહાસિક યૂકાદો આપનાર સર્વોચ્ય અદાલતના પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચમાં શ્રી બોબડે પણ હતા

સુરક્ષા દળના જવાનોએ પણ વળતો પ્રહાર કર્યો હતો ભારતીય પક્ષે કોઇ જાનહાનિના સમાચાર નથી

કાશ્મીર પંડિતોનું પ્રતિનિધી સંગઠન પનુન કાશ્મીરના અધ્યક્ષઅજય યરૂંગે ગઇકાલે જમ્મુમાં પત્રકારોને આમ જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અગાઉ પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફની નીતિઓને પ્રોત્સાહન આપવા માટે જે રાજકીય જૂથોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે હવે શ્રી મોદીની જમ્મુ કાશ્મીર નીતિને નિષ્ફળ બનાવવા માટે સક્રિય કરવામાં આવ્યા છે

આ પ્રસંગે સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે તેમની સરકાર પૂર્વ ઉત્તરપ્રદેશને શેરડી ઉત્પાદનમાં આગળ લાવવા માટે કામ કરી રહી છે

આ મંત્રણામાં શ્રી રાજનાથસિંહે દરેક દેશ સાથેના દ્રિપક્ષીય સંબંધોની સમીક્ષા કર્યા બાદ જે તે દેશો સાથેના સંબંધો હજી મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી

મહિલા બોક્સિંગમાં ભારતની ચાનુ વીંકા સનામાચા ચાનુ પૂનમ અને સુષમાએ જુદાં જુદાં વજનજૂથમાં પાંચ સુવર્ણચંદ્રકો મેળવ્યા છે જ્યારે પુરૂષોના વિભાગમાં સેલય સોય અને અંકિત નરવાલે રજતયંદ્રકો જીતી લીધા છે

ઉલ્લેખનિથ છે કે સિતસિતપાસે દિગ્ગજ ખેલાડી રોજર ફેડરરને સેમિફાઈનલમાં પરાજય આપીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો